સ્થપાયેલી અને કોવીડ પરિક્ષણ માટેની અદ્યતન લેબનું વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઉદઘાટન કરશે

પરિક્ષણો હાથ ધરાયાં રાજસ્થાનમાં રાજકીય પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને બહ્જન સમાજ પાર્ટીએ

હેઠળ સ્વદેશ લાવવામાં આવ્યા છે

અમારા સંવાદદાતા જણાવે છે કે આ ત્રણેય અદ્યતન પ્રયોગશાળાઓ પ્રતિદિન દસ હજારથી વધુ નમૂનાઓનું પરિક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે

આઈસીએમઆર દ્વારા દેશમાં સતત પરિક્ષણ સુવિધામાં વધારો કરાઈ રહ્યો છે

આર પી એફ

રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને અન્ય મહાનુભાવોએ સી આર પી એફ ના સ્થાપના દિવસે તેમને શુભેચ્છાઓ પાઠવી છે એક ટ્વીટમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે દેશની સુરક્ષામાં સીઆરપીએફ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે તેમણે આશા વ્યક્ત કરી કે આ સંગઠન આવનારા દિવસોમાં હજી વધુ સારું કામ કરશે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રપ્રત્યેના સી આર પી એફ ના જવાનોના શૌર્ય સાહસ અને બલિદાનને નમન કર્યા હતા ગૃહમંત્રી અમિત શાહે સી આર પી એફ ના સ્થાપના દિવસે બહાદુર જવાનો અને તેમના પરિવારજનોને શુભકામના પાઠવી છે શ્રી શાહે એક ટ્વીટમાં જણાવ્યું કે સી

શૌર્ય સાહસ અને બલિદાનનો પર્યાય છે

પક્ષના પ્રમુખ સુ શ્રી માયાવતીએ કહ્યું કે જ્યારે રોગયાળાને કારણે લોકો ત્રાસી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર તેમના ધારાસભ્યોને લોક કલ્યાણ માટે કામ કરવા દેવાને બદલે ફાઇવ સ્ટાર હોટલમાં ગોંધી રાખે છે બસપાના મહામંત્રી સતિષયંદ્ર મિશ્રાએ કહ્યું કે રાજ્યપાલે આ મામલે નિર્ણય લેવો જોઈએ અને રાષ્ટ્રપતિ શાસન કોઈ પણ વિલંબ કર્યા વિના લાદવું જોઈએ બીએસપીએ તેના છ ધારાસભ્યોને એક વ્હિપ પણ આપ્યો છે જેમાં રાજસ્થાન વિધાનસભા સત્ર દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ અથવા કોઈપણ કાર્યવાહીમાં કોંગ્રેસ વિરુદ્ધ મત આપવા જણાવ્યુ છે તેના ધારાસભ્યોને અલગ અલગ નોટિસ આપીને પાર્ટીએ કહ્યું છે કે જો તેઓ હૂકમનું ઉલ્લંઘન કરશે તો તેમને ગેરલાયકાતનો સામનો કરવો પડશે શ્રી મિશ્રાએ જણાવ્યું કે રાષ્ટ્રીયકક્ષાએ બઘે બસપામાં ભળી ન શકાય ત્યાં સુધી ધારાસભ્યોના કહેવાથી રાજ્ય સ્તરે કોઈ વિલીનીકરણ થઈ શકશે નહીં આ ઉપરાંત બીઐસપીએ રાજસ્થાન હાઈકોર્ટ સમક્ષ ગેરલાયકાતની સુનાવણીમાં પક્ષકાર બનાવવા અથવા અલગ રિટપીટીશન દાખલ કરવાનો નિર્ણય પણ લીધો છે

શ્રી પુરીએ જણાવ્યું કે પહેલી ઓગસ્ટથી વંદે ભારત મિશનનો પાંચમો તબક્કો શરૂ થશે પાંચમા તબક્કામાં એર ઈન્ડિયા અમેરિકા કેનેડા કતાર સહિતના મધ્યપૂર્વના દેશો તેમજ ન્યુઝીલેન્ડ અને ફિલિપાઈન્સથી ભારતીય નાગરિકોને પાછા લઈ આવશે શ્રી પુરીએ કહ્યું કે અંગેની ટિકિટો બુકિંગની વિગતો એર ઈન્ડિયા ટ્રંક સમયમાં જાહેર કરશે

ગૃહમંત્રી અમીત શાહે ડોક્ટર અબ્દુલ કલામને પ્રખર બુદ્વિમતા સાદગી તથા શાણપણના મૂર્ત સ્વરૂપ ગણાવીને ભાવભીની અંજલી આપી છે લોકપ્રિય રાષ્ટ્રપતિ કલામ સાહેબે વિજ્ઞાન સમાજજીવન સહિત વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ડોક્ટર કલામને મહાન વૈજ્ઞાનિક અને આદર્શ શિક્ષક તરીકે ઓળખાવીને તેમને અંજલી આપી હતી

ગંડક નદીની જળસપાટીમાં અસાધારણ વધારો થતાં પુર્વ ચંપારણ જિલ્લાના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે પૂરના પાણીના લીધે દરભંગા જયનગર તેમજ દરભંગા સમસ્તીપુર માર્ગ પરનો વાફનવ્યવહાર બંધ રાખવાની ફરજ પડી છે એવી જ રીતે દરભંગાથી સમસ્તીપુર અને મુઝફ્ફરપુરથી નરકટિયાગંજ રેલવે માર્ગ પરનો રેલ વ્યવહાર સતત ચોથા દિવસે બંધ રાખવાની ફરજ પડી છે

સંરક્ષણ પ્રવક્તા કર્નલ દેવિન્દર આનંદે જણાવ્યું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખા નજીકથી ભારતીય ક્ષેત્રમાં પાકિસ્તાને તોપમારો કરતાં સતર્ક ભારતીય જવાનોએ યોગ્ય વળતો જવાબ આપ્યો છે